ફળદુએ જણાવ્યું છે કે જે ખેડૂતોની કૃષિ ઉપજોનું ટેકાના ભાવે ખરીદી થશે તેવા ખેડૂતોને કૃષિ રાહૃત પેકેજનો લાભ મળશે નહી એ વાત અસત્ય છે

ગરબા ઉપરાંત દશેરા દિવાળી શરદ પૂનમ અને નૂતન વર્ષના સ્નેહમિલન જેવા તહેવારોની ઉજવણીને પણ આ નિયમ લાગુ પડશે

નવરાત્રી દરમ્યાન જાહેરમાં ખુલ્લી જગ્યાએ ગરબી મૂર્તિની સ્થાપના અને પૂજા આરતી કરી શકાશે પરંતુ ફોટા કે મૂર્તિને ચરણ સ્પર્શ નહીં કરી શકાય કે પ્રસાદ વિતરણ નહીં કરી શકાય કન્ટેઇન્મેન્ટ ઝોંન સિવાયના વિસ્તારોમાં સામાજિક શૈક્ષણિક રમત ગમત મનોરંજન સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ધાર્મિક સમારોહના આયોજનમાં પણ કેટલીક ચોક્ક્સ શરતોને આધીન પરવાનગી હવે અપાશે

રેલી પ્રદર્શનો રાવણ દહન રામલીલા શોભાયાત્રા જેવા સામૂહિક કાર્યક્રમો કે જ્યાં મોટા પ્રમાણમાં લોકો એકઠા થતા હોય તેના પર પ્રતિબંધ રહેશે કૃષિ મંત્રી આર

ફળદુએ જણાવ્યું છે કે ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારે ખેડ્રતોના હિતમાં અનેકવિધ નિર્ણયો કર્યા છે ત્યારે કેટલાક ખેડ્રત હિત વિરોધી તત્વો ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનું કામ કરી રહ્યા છે તે અત્યંત નિંદનીય છે જે ખેડૂતો કૃષિ રાહત પેકેજનો લાભ લે છે તેવા ખેડૂતોની ટેકાના ભાવે ખરીદી થશે નહી અથવા તો જે ખેડૂતોની ટેકાના ભાવે ખરીદી થશે તેવા ખેડૂતોને ક્રષિ રાહત પેકેજનો લાભ મળશે નહી એ વાત તદન ખોટી અને પાયાવિહોણી છે મંત્રીશ્રીએ ઉમેર્યુ કે ખેડૂતોના હિતમાં કેન્દ્ર અને રાજય સરકારે અનેકવિધ નિર્ણયો કર્યા છે

એકવીસ ઓક્ટોબરથી નાફેડ દ્વારા નિયુક્ત રાજયની નોડલ એજન્સી ગુજરાત અન્ન અને નાગરિક પુરવઠા નિગમ મારફતે ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવનાર છે તેમજ મગફળી ઉપરાંત ડાંગર મકાઇ અડદ મગ બાજરી અને સોયાબીનની પણ ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય લેવાયેલ છે મંત્રીશ્રીએ ઉમેર્યુ કે કૃષિ રાહત પેકેજ હેઠળ એસ

જ્યારે આ નુકશાન બાદ પણ ખેડતો જે તે પાક ઉત્પાદનનું ટેકાના ભાવે વેચાણ પણ કરી શકશે રાજ્ય વિધાનસભાની આગામી ત્રીજી નવેમ્બરે યોજાનારી આઠ બેઠકોની પેટાચૂંટણીમાં ગઇકાલથી આયારસંહિતા લાગુ કરવામાં આવી છે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી એસ

રાજ્યમાં ઈવીએમ તથા વીવીપેટથી ચૂંટણી યોજાશે કોવિડને ધ્યાનમાં લઈને એક મતદાન કેન્દ્ર ઉપર એક હજાર મતદાતાઓ મતદાન કરે તેવી વ્યવસ્થા કરાશે

યૂંટણી પ્રચાર વખતે રોડ શોમાં પાંચ વાહનો રહેશે તો ઘેર ઘેર જઈને પ્રચારમાં પાંચ વ્યક્તિઓ જ જઈ શકશે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા મહારાષ્ટ્રના વિવિધ સ્થળોને જોડતી એસટી બસ સેવા આજથી ફરી શરૂ કરાશે

એસટી નિગમના આ નિર્ણયથી દરરોજ આશરે બાર હજાર જેટલા મુસાફરોને બસસેવાનો લાભ મળશે

રામાયણ કથાકાર મોરારી બાપુએ કોરોનાથી સાવચેત રહેવા સૌને અપીલ કરી છે અને કહ્યું છે કે આ રોગયાળો ફેલાતો અટકાવવા માટે દરેક જાણ પોતે સુરક્ષિત રહે અને પોતાના પરિવારને પણ સુરક્ષિત રાખે તેમણે ઉમેર્યું કે પ્રધાનમંત્રી મોદીએ કોવિડનો પ્રતિકાર કરવા માટે શરૂ કરેલા જનઆંદોલન ને સફળ બનાવવું એ પ્રત્યેક નાગરિકનું કર્તવ્ય છે

આ પ્રસંગે બોલતા શ્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે રાજ્યના અશ્વદળે આ વર્ષે ઓલ ઇન્ડિયા ઇક્વેસ્ટ્રીયન મીટ ખાતે સાત સુવર્ણ અને બે રજત ચંદ્રક જીતીને પોલીસ વિભાગનું નામ રોશન કર્યું છે તેમણે વધુમાં ઉમેર્યું કે ઘણા સમયથી અશ્વતાલીમ શાળા ફરી શરૂ કરવા લોકોની માંગ હતી જે આજે શરૂ કરાઈ છે તેમાં ત્રણ મહિનાનો બેઝીક કોર્સ અને ત્યારબાદ ત્રણ મહિનાના એડવાન્સ કોર્સથી તાલીમ અપાશે

શ્રી જાડેજાએ એમ પણ કહ્યું કે ઘોડે સવારી વ્યક્તિને રોમાંચની સાથે શિસ્ત સંયમ અને સજ્જતાથી પણ અનુભૂતિ કરાવે છે આ પ્રસંગે અશ્વારોહણ નિદર્શન પણ કરાયું હતું

નાણામંત્રાલયે આ નિર્ણયનો લાભ લેવા કરદાતાઓને અપીલ કરી છે અને છેલ્લી તારીખ નજીક આવતા રીટર્ન ભરવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડવાના બદલે સમયસર રીટર્ન ભરવાની અપીલ કરી છે